મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ હેઠળ ભારતની પ્રથમ ઇ બસોનો તથા દેશના પ્રથમ ઓટોમેટેડ બેટરી ચાર્જીંગ એન્ડ સ્વેપીંગ સ્ટેશનનો અમદાવાદમાં આજથી આરંભ થયો છે કેન્દ્રીય ગૃહમંત્રી પર્યાવરણને અનુકૂળ એવી બેટરી આધારીત શહેરી પરિવહન સંસ્થા એ

ટી એસ ની ઇ બસોના જથ્થાને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી હતી આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આજે સવારે યોજાયેલા ખાસ સમારંભમાં શ્રી શાહે દેશના પ્રથમ ઓટોમેટેડ બેટરી ચાર્જીંગ એન્ડ ર્સ્વર્પીંગ સ્ટેશનનો પણ પ્રારંભ કરાવ્યો હતો ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આબોહવામાં પરિવર્તનના પડકારને પહોંચી વળવામાં ભારતના યોગદાનમાં આ બંને પહેલો મદદરૂપ બનશે ઇ બસો હવાના પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થશે

સી ની પ્રશંસા કરી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ઇલેક્ટ્રીક વાહનોના ઉપયોગમાં ગુજરાત દેશમાં મોખરે રહેશે

શ્રી રૂપાણીએ વૃક્ષારોપણની સાથે સાથે જળસંચય માટે રાજ્ય સરકારે લોકભાગીદારીમાં હાથ ધરેલી ઝુંબેશની વિગતો આપી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ પ્રસંગે દેશ વ્યાપી ફીટ ઇન્ડિયા અભિયાન પ્રારંભ કરાવ્યો ઝુંબેશનો ઉદ્દેશ લોકો તેમના રોજીંદા જીવનમાં શારીરીક પ્રવૃત્તિ અને રમતોને વણી લે તે હેતુથી તેમને પ્રોત્સાહન આપવાનો છે નવી દિલ્હીમાં સમારોહને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે આજે ભારતના યુવા ખેલાડીઓ સતત વિશ્વકક્ષાએ ત્રિરંગાને નવું ગૌરવ અપાવે છે તેમને અભિનંદન આપવાનો દિવસ છે શ્રી મોદી એ કહ્યું કે રમતનો સીધો સંબંધ ફીટનેસ સાથે છે અને ફીટનેસ એક શબ્દ નથી પરંતુ સ્વસ્થ અને સમૃધ્ધ જીવનની એક જરૂરી શરત છે તેમણે કહ્યું કે ફીટનેસ એ ભારતના જીવનનો એક અભિન્ન ભાગ છે પરંતુ સમયની સાથે લોકો ફીટનેસ પ્રત્યે ઉદાસ થઇ ગયા તેમણે કહ્યું કે ટેકનોલોજીના આગમનની સાથે શારીરીક પ્રવૃત્તિ ઓછી થઇ ભારતમાં ડાયાબીટીસ માનસિક તણાવ જેવા રોગો ભારતમાં વધી રહ્યા છે જીવન શૈલીમાં નાના ફેરફારો આ રોગોને રોકી શકે છે તેમણે કહ્યું કે ફીટ ઇન્ડિયા અભિયાન આ પરીવર્તનો અંગે દેશને પ્રેરણા આપવા માટે છે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે ફિટ ઇન્ડિયા ઝુંબેશ હેઠળ ખાસ કાર્યક્રમ યોજાઇ ગયો

એવી જ રીતે વિવિધ રમતોનું આયોજન કરાયું હતું દોડના અંતે દાહોદના ઓડીટોરીયમમાં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયું હતું મહીસાગર જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે પણ લુણાવાડા નગરપાલિકા હોલ ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું પ્રસારણ તથા પી એન પંડયા કોલેજ મેદાન ઉપર રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી

રાજકોટના મેયર બીનાબેન આચાર્યે સાવરકર ઇનડોર સ્ટેડિયમ ખાતે આ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવ્યો હતો